કેન્દ્ર સરકાર બધા અધિકારો અને સત્તા પોતાની પાસે નફી પણઉદ્યોગ ક્ષેત્રના લાગતા વળગતાને સોંપવા માંગે છે જેથી તેઓ તેમની બુઘ્ઘિધનનો ઉપયોગકરીને દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે કોરોનાના કપરાકાળમાં કૃષિક્ષેત્રનીસાથે સાથે વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાગરીકોએ પ્રશંસનીય કામગીરી કરી છે કેન્દ્ર સરકારની નીતી ગ્રામીણ અર્થતંત્ર મજબુત બનાવવાની છે

એલ ડી ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તેની તડામાર તૈથારીઓ ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં દરિયાઇ પાણી ફિલ્ટર કરીને વપરાશલાયક બનાવવાનો સૌથી મોટો પ્રોજેકટ ગુંદિયાળી ગામે નિર્માણ થશે જેની તૈયારીઓ માટે વહીવટી તંત્રે કવાયત હાથ ધરી છે વિવિધ તૈયારીઓની કામગીરી નિહાળવા જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે

સ્થળ મુલાકાત બાદ કલેકટરશ્રીએ માંડવીની મામલતદાર કચેરીમાં મામલતદાર સ્ટાફ સાથે સંકલન બેઠક યોજીને જરૂરી સૂચનો પણ કર્યા હતા

મી ના દરિયાઇ જળરાશીનો ઉપયોગ કરીને ખારા પાણીને મીઠુ પાણી બનાવવા સ્થાનિક જરૂરીયાત મુજબ વિવિધ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા અને એક માત્ર નર્મદા યોજના પર અવલંબિત ન રહેતા યાર સ્થળોએ આવા પ્લાન્ટસ સ્થાપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાથો હતો જે અંતર્ગત ગુંદીયાળી ખાતે આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેમ કચ્છના પાણી પૂરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એ જી વનરાએ જણાવ્યું છે

ભૂગર્ભ સંપનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું શ્રી વનરાએ જણાવ્યું હતું

જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવિણા ડી

આ રસ્તાના વૈકલ્પિક માર્ગ તરીકે ખાવડાથી આવતાં વાહનો ખાવડાથી ભીરંડીયારા થઇ ઉઘમા ત્રણ રસ્તા ઉઘમા રોડ એગ્રોસેલ યાર રસ્તા હાજીપીર નરા રોડનો ઉપયોગ કરી શકશે નરા રોડથી આવતા વાહનો નરા રોડ હાજીપીર એગ્રોસેલ યાર રસ્તા ઉઘમા રોડ ઉઘમા ત્રણ થઇ ભીરંડીયારા થઇ ખાવડા રોડનો ઉપયોગ કરી શકાશે આ હુકમ અંતર્ગત સરકારી વાહનોસરકારી કામે રોકવામાં આવેલ વાહનો પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ અથવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ભુજ દ્વારા અધિકૃત કરેલ વાહનોને મુકિત આપવામાં આવી છે

જિલ્લાના મોટાભાગના તાલુકાની પેટા વિભાગ અને મુખ્ય કચેરીએથી બદલી કરાઈ છે નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સેક્શન અધિકારી એમ

પટેલના આદેશ સાથે દસ અધિકારીઓની બદલીની કાર્યવાહી કરાઈ છે

રાજ્યના જુદા જદા જિલ્લામાં કરાયેલી નિમણૂકના અનુસંધાને મૂળ કચ્છના જયંતકુમાર રાવળની માંડવી ખાતે અને પાટણના ચેતનકુમાર પ્રજાપતિને મુંદરાના મામલતદાર તરીકે પ્રોબેશન પીરિચડ અંતર્ગત નિયુક્ત કરવામાં આવ્યા છે